રાજ્યના કેટલાંક ભાગોમાં સતત ત્રીજા દિવસે પણ મધ્યમથી હળવો વરસાદ

શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે રાજ્યના ઓદ્યોગિક અને સર્વાંગી વિકાસમાં ઔદ્યોગિક શાંતિ અને સલામતીનું વાતાવરણ પુરુ પાડવામાં શ્રમ અને રોજગારનું મહત્વપૂર્ણ પ્રદાન છે

મહેસૂલ વિભાગના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગઇકાલે વિધાનસભામાં જણાવ્યું હતું કે મહેસૂલ વિભાગે બિનખેતી પરવાનગી મેળવવામાં સરળતા ઝડપ અને પારદર્શકતા રહે તે દિશામાં મહત્વના નિર્ણયો લીધા છે

હપ લાખની નવી સેવાની જોગવાઈ કરવામાં આવેલ છે મહેસૂલ વિભાગ દ્વારા નાગરિકલક્ષી જરૂરિયાત અને વિકાસને અનુલક્ષીને જમીન વ્યવસ્થાપનનું કાર્ય હાથ ધરાયું છે

પાકિસ્તાન સત્તાવાળા દ્વારા પકડાયેલા માછીમાર જેલમાંથી મુક્ત થાય ત્યાં સુધી આ સહાય રાજય સરકાર દ્વારા માછીમારના કુટુંબીજનોને ચૂકવાય છે તેમ મત્સ્યઉદ્યોગમંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને દેશના પ્રથમ બ્લુ બીચ તરીકે વિકસાવવામાં આવશે રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારે ગઇકાલે વિધાનસભામાં આ અંગે જણાવ્યું હતું કે શિવરાજપુર બીચના પર્યાવરણ વ્યવસ્થાપન તથા ઇકો ટુરિઝમને પ્રોત્સાહન મળે તે હેતુથી આ બીજને બ્લૂ ફલેગ બીચ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે જે માટે પ્રવાસન વિભાગ પણ તથા સુવિધાઓ ઊભી કરશે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ થતા નિયમન મુજબ આ બીચમાં દરિયાનું પાણી ચોખ્ખું રાખવું જરૂરી છે જે માટે ખાસ કરીને પ્લાસ્ટિક સહિતનું ત્યાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ન થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે

અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ મહાનગરપાલિકામાં ત્રણ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા

વિવિધ વોર્ડમાં સમર્થકો દ્વારા વિજયી ઉમેદવારોના વિજયસરઘસ નીકળ્યા હતા રાજયમાં સૌ પ્રથમવાર સીધી ભરતીથી નિમણૂંક થયેલા એકસો આઠ પોલીસ ઈસ્પેકટરોને નિમણૂંકના આદેશ કરવામાં આવ્યા છે ગ્રહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજયમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદેઢ બને તે માટે ભાજપાની અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે તેમણે ઉમેર્યુ કે સીધી ભરતીથી પસંદ પામેલા એકસો આઠ પોલીસ ઈન્સ્પેકટરોની નિમણુંક કરવામાં આવી છે જેઓને ગઈકાલે નિમણુંકના હુકમો કરવામાં આવ્યા હતા ઢાકા ખાતે આવતીકાલથી શરૂ થનારી ઇન્ડો બાંગ્લા ટેનિસ વોલીબોલ ચેમ્પિયનશીપની ભારતીય ટીમમાં ભાવનગર જિલ્લાના ત્રણ રમતવીરોની પસંદગી થઈ છે પસંદગી પામેલા ખેલાડીઓમાં વિરભદ્રસિંહ જાડેજા નંદીની ચૂડાસમા અને ઉર્જા દિહોરાનો સમાવેશ થાય છે આ ઉપરાંત ટીમના કોચ તરીકે ભાવનગરના ધર્મવીરસિંહ જાડેજાની પસંદગી થઈ છે

ખેતી ક્ષેત્રે ઘટતી જતી જમીન અને પાણીનો પ્રશ્ન દિન પ્રતિદિન વિકટ બનતો જઈ રહ્યો હોય ત્યારે તાપી જિલ્લા ખાતેના ચોખા સંશોધન કેન્દ્રના ક્રષિ નિષ્ણાતોએ ડાંગરના ધરૂ ઉછેરની એક નવી પદ્ધતિ વિકસાવી છે જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ પુરવાર થઇ રહી છે ચોખા સંશોધન કેન્દ્રના કૃષિ નિષ્ણાત ડો વિપુલ પટેલે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યુ હતું કે ફિલિપાઈન્સની ગાઈડલાઈન મુજબ વિકસાવેલી આ નવી પદ્ધતિ ડેકોબ નામથી ઓળખાય છે

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગઇકાલે સતત ત્રીજા દિવસે ધીમી ધારે વરસાદ યથાવત રહ્યો છે

વેરાવળ સૂત્રાપાડા તાલાળા કોડીનાર અને ગીરગઢડા સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયાના અહેવાલ છે ડાંગ જિલ્લામાં આહવા ખાતે પણ ગાજવીજ સાથે વરસાદ થયો છે ઉપરાંત કચ્છ જિલ્લામાં વાતાવરણ પલટો થતાં ધીમીધારે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો આ તરફ જામનગર શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે વરસાદનું આગમન તથા મુરઝાતી મોલાતને જીવતદાન મળતાં ખેડૂતોમાં પણ આનંદ વ્યાપી ગયો છે પોરબંદ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે પોરબંદરનો પણ ગઇકાલે બપોર બાદ વરસાદ થવા પામ્યો હતો ગઇકાલે પોણાં ઇંચ જેટલો વરસાદ વરસતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી હતી રાજ્યમાં જુદા જુદા સ્થળે થયેલા બે માર્ગ અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત નિપજયા છે પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લાના ચાણસ્મા નજીક ધાણોઘરડાં ગામ પાસે બાઇક ટેમ્પો અને બસ વચ્ચે થયેલા ત્રિપલ અકસ્માતમાં બાઇક પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા છે બાઇક પર જઈ રહેલા પતિ પત્ની અને તેમના પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ડાંગ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે સુબીર તાલુકાના લવચાલી ગામ નજીક મહારાષ્ટ્રની એસટી બસ અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તમામ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે